નરેન્દ્ર મોદીની ભાજપના સંસદીય દળના નેતા તરીકે વરણી કરવામાં આવી એનડીએ પક્ષે મોદીના નેત્રત્વને સમર્થન આપ્યું શ્રી મોદી આજે સરકાર બનાવવાનો દાવો કરશે

સુરત આગ હોનારતમાં કોચિંગ કલાસીસના માલીકની ધરપકડ

એનડીએના ઘટકદળોની એક બેઠક આજે નવી દીલ્હીમાં સંસદભવનમાં યોજાઇ જેમાં નરેન્દ્ર મોદીના નામનો એનડીના રૂપમાં એક પ્રસ્તાવ અકાલીદળના નેતા પ્રકાશસિંહ બાદલે કર્યો જેને જેડીયુના નેતા નીતીશકુમાર શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરે અને લોકજનશક્તિ પાર્ટીના પ્રમૂખ રામવિલાસ પાસવાન અને એઆઇએડીએમકેના નેતા ઇ

શ્રી મોદી આજે સાંજે એનડીએ સરકાર બનાવવાનો દાવો કરશે રાષ્ટ્રપતિભવનમાં તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળશે

વ્ધુમાં શ્રી મોદીએ જજ્ઞાવ્યું કે સોમવારે તેઓ સવારે વારાણસીની મુલાકાત લેશે પોતાના ચૂંટણીક્ષેત્રના લોકોએ તેમના પર જે વિશ્વાસ દર્શાવ્યો તે બદલ ધન્યવાદ વ્યકત કરશે

નવી દિલ્હીમાં કોંત્રેસ વર્કીંગ કમિટીની આજે મળેલી બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં પક્ષના પ્રવકતા રણદીપ સૂરજેવાલાએ કહ્યું છે કે રાહુલ ગાંધીએ રાજીનામાનો પ્રસ્તાવ મૂક્યો હતો પરંતુ કોંપ્રેસ વર્કીંગ કમિટિના સભ્યોએ સર્વસંમતિથી નામંજૂર કર્યો છે કોંગ્રેસ વર્કીંગ કમિટીએ શ્રી રાહુલ ગાંધીને આ પડકારરૂપ સમયમાં નેતૃત્વ કરવા અને માર્ગદર્શન કરવાનો અનુરોધ કર્યો હતો એક પ્રસ્તાવમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીએ દેશની જનતા પર જનાદેશનો સ્વીકાર કર્યો છે અને જણાવ્યું છે કે કોંગ્રેસ પક્ષ રચનાત્મક વિપક્ષની ભૂમિકા નિભાવવા પ્રતિબદ્ધ છે કોંગ્રેસ વર્કીંગ કમિટીએ કહ્યું છે કે કોંગ્રેસ લડાઇ હારી ગઇ છે પરંતુ વિભાજનકારી પરિબળોની વિરૂદ્ધ તેમની લડાઇ અને સિદ્ધાંતો પ્રત્યે પ્રતિબદ્ધતા મજબૂત બની રહેશે પક્ષના અધ્યક્ષ રાહુલ ગાંધી સોનિયા ગાંધી પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંઘ સહિત પક્ષના અગ્રણી નેતા ગુલામનબી આઝાદ મલ્લિકાર્જુન ખડગે પી ચિદમ્બરમ બેઠકોમાં ઉપસ્થિત હતા

જગન મોહન રેડ્રીને પક્ષના આગેવાન તરીકે ચૂંટાયા છે

પક્ષના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મંત્રી બોત્સા સત્યનારાયણે શ્રી રેડ્ડીના નામની ભલામણ કરી હતી જેને કેટલાંક નેતાઓએ સમર્થન આપ્યું હતું આ બેઠકમાં પક્ષના વરિષ્ઠ નેતા અને વિધાનપરિષદના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા બેઠક બાદ શ્રી રેડ્ડી પક્ષના ટોચના નેતાઓ સહિત રાજયપાલ ઇ

નરસિંહનને મળ્યા અને સરકાર રચવાનો દાવો રજૂ કર્યો

એસ આર કોંત્રેસે જીત મેળવી છે પક્ષના સૂત્રો જણાવે છે કે જગમ મોહન રેડ્ડી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા આવતીકાલે હેદરાબાદથી દિલ્હી જશે

પક્ષના અધ્યક્ષ એમ

સ્ટાલિન આ બેઠકની અધ્યક્ષતા કરશે પક્ષના વરિષ્ઠ નેતાઓ પણ આ બેઠકમાં ભાગ લેશે

કરૂણાનિધિના સમાધિ સ્થળ પર પોતાના ચૂંટણી પ્રમાણપક્ષો મૂક્યા હતા તેમણે દિવંગત નેતાઓના માનમાં આ સન્માન જણાવ્યું

તેમણે નવું મંત્રીમંડળ શપથ લે ત્યાં સુધી રખેવાળ સરકાર તરીકે કાર્યભાર સંભાળવાનું મુખ્યમંત્રીને કહ્યું છે

નવી પટનાયક વિક્રમરૂપ સતત પાંચમી વાર ઓડિશાના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે

લોકસભાની ચૂંટણીઓ સાથે જ આ ચૂંટણીઓ યોજાઈ હતી સૂત્રોના જણાવ્યા અનુસાર નવી ઓડિશા સરકારની આ બુધવાર પહેલા રચના થઈ જશે

દિલ્હી પ્રદેશ ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે જનતા દ્વારા આપવામાં આવતો જનાદેશ ઐતિહાસિક છે

ઉત્તર પૂર્વ દિલ્હીથી ચૂંટાયેલા શ્રી તિવારીએ કહ્યું કે પક્ષ દિલ્હીમાં આગામી વિધાનસભા ચ્યૂંટણી જીતવાનો ઉદ્દેશ લઇને ચાલી રહી છે તેમણે એમ પણ જજ્ઞાવ્યું કે તેમનો પક્ષ દિલ્હીને દેશના સર્વશ્રેષ્ઠ શહેરોમાંથી એક બનાવવા પ્રતિબદ્ધ છે અમારા સંવાદદાતા જણાવે છે કે પક્ષે બીજી વખત બધી જ સાતેય લોકસભા બેઠકો જીતી લીધી છે

સફળ રીતે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવા બદલ રાષ્ટ્રપતિએ મુખ્ય ચૂંટણી કમિશ્નર અને ચૂંટણી કમિશ્નરોને અભિનંદન આપ્યા હતા

રાષ્ટ્રપતિએ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા માટે કરોડો મતદારોની પણ પ્રશંસા કરી હતી

સુરતમાં કોચિંગ ક્લાસમાં લાગેલી આગના પ્રકરણમાં પોલીસે કોચિંગ ક્લાસના સંચાલક ભાર્ગવ ભ્વતાણીની ધરપકડ કરી છે સુરત પોલીસ કમિશનર સતીષ શર્માએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે બિલ્ડિંગના બિલ્ડર હરસુલ વેકરીયા જીગ્નેશ પાગડળ અને કોચિંગ ક્લાસના સંચાલક ભાર્ગવ ભ્રતાણી સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે

તક્ષશિલા બહ઼માળી ઇમારતના ત્રીજા માળે આવેલા સ્માર્ટ ડિઝાઇન સ્ટુડિયોમાં સૌ પ્રથમ આગ લાગી હતી જ્યાં વિદ્યાર્થીઓનો ડ્રોઇંગ અને આર્ટ કલાસીસ ચાલતા હતા અગ્નિશામક દળના સૂત્રોના જણાવ્યા મુજબ બપોરે ચાર વાગ્યે આગની જાણ થતાં બે કલાકની અંદર આગ કાબૂમાં લેવામાં આવી

બચાવ કામગીરીની સમીક્ષા કરવા અને ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને મળવા ગઇકાલે રાત્રે મુખ્યમંત્રી વિજય રૂપાણી ઘટનાસ્થળે પહોંચ્યા હતા

રાજ્ય સરકારે મૃત્યુ પામેલા દરેક વિદ્યાર્થીના પરિવારને ચાર લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે

એક નિવેદનમાં શ્રીલંકાની સરકારે જણાવ્યું કે સલાહકારોએ સાર્વજનિક રૂપે જાહેરમાં ચિંતા પ્રકટ કર્યા પહેલાં શ્રીલંકાની સરકાર સાથે કોઇ વાતચીત નથી કરી